દિલ્હીમાં આજે મીડિયાને સંબોધન કરતાં તેમણે અર્થવ્યવસ્થામાં માંગ ઉત્તેજીત કરવા માટેની દરખાસ્તોની વિગતો આપી હતી સુશ્રી સીતારમણે માહિતી આપી હતી કે નવી દરખાસ્તોમાં સરકારી કર્મચારીઓને એલ ટી સી

ટી સી બ્લોક માટે એલ ટી સી

તેમણે જણાવ્યુંકે કર્મચારીઓને એલ ટી સી રોકડના રકમના મુલ્ય ઉપરાંત મુસાફરી ભાડાની કિંમતના ત્રણ ગણી રકમના જી એસ ટી ઇનવોઇસ આપવાના રહેશે

એસ ટી યૂકવેલા માલ માટે આ રકમ ખર્ચેલી હોવી જોઈશે

તેમણે જણાવ્યું કે રાજ્યો દ્વારા અપનાવવામાંઆવે તો વધુ આઠ હજાર કરોડ રૂપિયાની માંગ ઊભી થાય તેમ છે

આ પ્રસંગે રાજનાથસિંહે જણાવ્યું કે વિક્રમ સમયમાં બાંધવામાં આવેલા પુલ માત્ર વ્યૂહાત્મક રીતે મહત્ત્વના નથી પણ લદ્દાખ ક્ષેત્રના સામાજિક આર્થિક વિકાસ માટે પણ મહત્ત્વના છે પાકિસ્તાન અને ચીન સાથેની ભારતની સરહદોની પરિસ્થિતિનો ઉલ્લેખ કરતાં શ્રીસિંહે કહ્યું કે લોકો ઉત્તર અને પૂર્વીય સરહદો પર સર્જાયેલી પરિસ્થિતિથી સારી રીતે વાકેફ છો

સંરક્ષણમંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના સ્વપ્ન દ્રષ્ટા નેતૃત્વ હેઠળ ભારત માત્ર આ કટોકટીનો સખત સામનો કરી રહ્યું નથી પરંતુ તે તમામ ક્ષેત્રોમાં મોટા અને ઐતિહાસિક પરિવર્તન લાવી રહ્યું છે

બંને પક્ષો વચ્ચે કમાન્ડર કક્ષાની વાટાઘાટો ભારતીય બાજુની યૂશુલ સરહદે આજથી શરૂ થઈ છે પૂર્વ લદ્દાખ ક્ષેત્રમાં સુલેહ શાંતિ જાળવવાનાં પગલાંઓ માટે લશ્કરી કમાન્ડરો સાતમી વખત બેઠક કરી રહ્યા છે

ઓ સી લેફ્ટનન્ટ જનરલ હરિન્દર સિંહ અને તેનાઅનુગામી બનનારા લેફ્ટનન્ટ જનરલ પી જી

મેનન ભારતીય પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરી રહ્યા છે વાતયીત પ્રક્રિયા સાથે સંકળાયેલા સૂત્રોએ જણાવ્યું કે પ્રથમ વખત યીને વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીને પણ તેમના પ્રતિનિધિ મંડળમાં મોકલ્યા છે